ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં શ્રી માંડવીયાએ આ માહિતી આપી હતી

જેથી અહીં વિશ્વના યુધ્ધ જહાજોને પણ તોડી શકાશે આરતી ભટ્ કાપડમંત્રી સ્મૃતિ ઇરાની કેન્દ્રીયમંત્રી સ્મ્રતિ ઇરાનીએ આર્દશ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધેલા કચ્છ જિલ્લાના નિરોણા ગામની મુલાકાત લીધી હતી અને એક કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ઈરાનીએ નિરોણા ગામની રોગન આર્ટ કલા કારીગરીની મુલાકાત લીધી અને આ ગામમાં ખૂટતી મૂળભૂત સુવિધા માટે અને ગામ માટે પાયાની જરૂરિયાત અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી આ પ્રસંગે મંત્રી શ્રી ઇરાનીએ નિરોજ્ઞા અને કુરન ગામમાં સ્માર્ટ ક્લાસ બનાવવાની જાહેરાત કરી તેમજ નિરોણા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આરતી ભટ્ટ રાજ્ય સરકાર દ્વારા લધુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન અંતર્ગત ડાંગર મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા

પરિષદના સભ્યોએ ગુપ્ત મતદાન કર્યું અને ભારતને સૌથી વધારે મત આપીને પસંદગી કરી છે

આરતી ભટ્ ઓમાનના સલાલા બંદરે લુબાન વાવાઝોડાથી ગુજરાતના અસરગ્રસ્ત મોટાભાગના ખલાસીઓને સહિસલામત સુરક્ષિત સ્થાને પહોચાડવામાં સફળતા મળી છે

આના પરિણામે મોટાભાગના ગુજરાતી ખલાસીઓનો સંપર્ક સાધીને તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મેરીટાઇમ બોર્ડ મુંબઇ અને માંડવીના સ્થાનિક સંપર્કો દ્વારા હાથ ધરી હતી દરમિયાન રોયલ નેવી ઓફ ઓમાને આ ખલાસીઓને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી

ટી

કેમ કે પરત ફરતા દર્શનાર્થીઓની માતાના મઢના ફંગામી એસ ટી બસ સ્ટેશનમાં લાંબી લાંબી કતારો જોવા મળી છે